આ તબક્કામાં રાજય અને સિવિલ ફોસ્પિટલ તથા પીએચસી સીએચસી સહિત કેન્દ્ર સરકારના તમામ રસીકરણ કેન્દ્રોમાં રસી આપવામાં આવશે અન્ય સ્થળોએ પણ રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે ત્યાં રસી આપવામાં આવશે

કલ્પના શાહ અંતીમક્રિયા માટે સેવા કચ્છમાં કોરોનાની મહામારીએ ભારે કહેર વર્તાવતાં દરરોજ મૃત્યુ આંક પણ વધી રહ્યા છે ત્યારે સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓની અંતિમક્રિયા કરતા સેવકોની સેવા કાબિલેદાદ છે પરંતુ દિવસ રાત જોથા વિના કામ કરતા સેવકો પણ થાકી રહ્યા છે ત્યારે તેમને બળ પૂરું પાડવા સ્વેચ્છાએ સેવાભાવીઓની ટીમ જોડાય તેવી અપીલ કરાઈ છે ખાસ કરીને ભુજની ખારીનદીમાં લાકડાં આધારિત સ્મશાન તથા શહેરના અન્ય સ્મશાનોમાં દરરોજ મોટી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ટીમ સાંજે યાર વાગ્યાથી મોડી રાત્રિ સુધી નિષ્ઠાપૂર્વક અંતિમવિધિ પાર પાડી રહી છે

કુલ્પના શાહ જાહેરનામું કોરોના વધતાં જતાં કેસોને ધ્યાનમાં લેતા સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત આજથી પાંચમી મે સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહશે અને નાગરિકોને અપીલ કરી છે કે જરૂર વગર બહાર ના નિકળે અને જો બહાર નિકળવું અનિવાર્ય હોય તો જરૂરી દસ્તાવેજ સાથે રાખે અન્યથા નિયમ ભંગ કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

આ કર્ફ્યુનો અમલ ઉપરાંત કોરોના કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા બીજા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે જેમાં લગ્ન માટે રજિસ્ટ્રેશનની આવશ્યકતા છે